આતંકવાદ વિરોધી દળે વાની મહોલ્લા ખુ દવાણી વિસ્તારને ઘેરીને તપાસ શરૂ કરતાં આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો સામ સામા ગોળીબારમાં ત્રણ આતંકવાદીઓ ઠાર થયા છે એક ટ્વીટરમાં રાજ્યના પોલીસ વડા એસ પી વૈદ્ય એ જણાવ્યું હતું કે માર્યા ગયેલા આતંકવાદીઓ કુલગામ જીલ્લામાં એક તાલીમાર્થી પોલીસ જવાન મોહમ્મદ સલીમ શાહનાં અપહરણ અને હત્યામાં સંડોવાયેલા હોવાનું મનાય છે

પંચના અધ્યક્ષ એન

સિંહના નેતૃત્વમાં પાંચ સભ્યો તેમજ અન્ય અધિકારીઓ મુખ્યમંત્રી મંત્રીમંડળના સભ્યો અને રાજ્યકક્ષાના અધિકારીઓ સાથે બેઠક યોજશે રાજ્ય સરકારની નાણાકીય સ્થિતિને લઇને વિસ્તૃત પ્રેઝેન્ટેશન કરવામાં આવશે ગુજરાત મુલાકાત અગાઉ નાણા પંચ દ્વારા નવી દિલ્હીમાં પોતાની નાણાકીય સમીક્ષા અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો અને ગુજરાતના ઓડિટર જનરલ દ્વારા પ્રાપ્ત સામાજિક આર્થિક બાબતો સંબંધિત મુદ્દા પર અભ્યાસ કરવામાં આવ્યો

ખુબ ઓછા વરસાદના લીધે કપીત વાવેતરનું પ્રમાણ ઓછું છે નાની સિંચાઇ થોજનામાં પાણીની થોડી આવક થઇ છે પણ મધ્યમકક્ષાના ડેમો તળિયા ઝાટક છે

મિઝલ્સ રૂબેલા કેમ્પેઇન અંતર્ગત અત્યાર સુ ધી થયેલી કામગીરી માટે સંતોષ વ્યક્ત કરાયો હતો સરહદી વિસ્તારના તાલુકા માટે એફ

કેન્દ્ર બનાવવા માટે ગ્રાન્ટની જોગવાઇ કરવા સિવિલ સર્જનને જણાવાયું હતું જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમ બી બી એસ

ડીપીટીના અધ્યક્ષે પોર્ટ ટ્રસ્ટની બોર્ડની આગામી બેઠકમાં આ મુદ્દે નિરાકરણની હૈયાધારણ આપી હતી ધારાસભ્યએ જણાવ્યું હતું કે સંકુલમાં રાજ્ય સરકાર સુ ધરાઈ જિલ્લાતાલુ કા પં ચાયતને જાહેર હેતુ માટે ફાળવાયેલા તમામ પ્લોટને કોઈ પણ જાતની ફી વિના લીઝ હોલ્ડમાંથી ફી હોલ્ડમાં પરિવર્તિત કરવા જોઈએ

તેમ મુખ્ય જીલ્લા આરીગ્ય અધિકારી ડો

જનરલ હોસ્પિટલના તબીબો દ્વારા ચોમાસામાં નાક અને ગળાના ચેપથી જાગ ત રહેવા અપીલ કરાઇ છે શરદી ખાંસી સામાન્ય રીતે નાક અને ગળામાં રહેલા વાયરસના લીધે થાય છે તેનાથી બચવા માટેના ઉપાય સ ચવતાં તબીબોચ્યે વધુ પાણી અને પ્રવાહી લેવા બહારનો તીખો તળેલો ખોરાક ન લેવો મીઠાવાળા પાણીના કોગળા કરવા ગરમ પાણીની વરાળ લેવી બહાર નીકળતી વખતે નાક અને મોઢે રૂમાલ બાંધી રાખવા સુ ચન કર્યું છે